કૃષિ ખર્ચ અને મૂલ્ય પંચના ભુતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી શેતકારી સંઘટનના અધ્યક્ષ અનિલ ઘનવત અને આંતર રાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના દક્ષિણ એશિયાના નિયામક ડો પ્રમોદ જોશીએ આ ચર્ચામાં ભાગ લીધો હતો અને આ સમિતિની આવતા બે મહિનાની પ્રવૃત્તિઓની રૂપરેખા નક્કી કરી હતી આ સમિતિ ખેડૂત ખેડૂત સંસ્થા ખેડૂત યુનિયન સહિત કૃષિને લગતા તમામ ઘટકો સાથે વાતચીત કરશે અને તેના આધારે ભલામણો નક્કી કરશે મીડિયા સાથે વાતચીત કરતાં શ્રી ઘનવતે જણાવ્યું હતું કે સર્વોચ્ય અદાલતના આદેશ મુજબ આ સમિતિ દેશના અલગ અલગ વિસ્તારના ખેડૂત મંડળો સાથે ચર્ચા કરશે જેમાં આ કાયદાઓની તરફેણમાં છે એવા તેમજ જે કાયદાની વિરુદ્ધ છે તેવા ખેડત મંડળોનો સમાવેશ હશે આ ઉપરાંત આ સમિતિ રાજ્ય સરકાર રાજ્ય માર્કેટિંગ બોર્ડ ખેડૂત મંડળીઓની સાથે પણ ચર્ચા વિચારણા હાથ ધરશે

અગાઉ આ ચર્ચા આજે યોજાનાર હતી કૃષિ મંત્રાલયે ગઈકાલે રાત્રે બહાર પાડેલા નિવેદનમાં નવા કાર્યક્રમ અંગે પુષ્ટિ આપવામાં આવી હતી અને ખેડૂતોના મુદ્દાઓને ઉકેલવા સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી

તેમણે જણાવ્યું કે રસીકરણના પહેલા ત્રણ દિવસ દરમ્યાન વિશ્વભરમાં નોંધાયેલો આ સૌથી ઓછો આંકડો છે આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે ભારતે પહેલા દિવસે વિશ્વભરમાં સૌથી વધુ લોકોને કોવિડ સામેની રસી આપી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે

જો કે આ વર્ષે ઉમેદવારો પાસે જે

અને નીટ પરિક્ષાઓમાં સવાલોનાં જવાબો આપવા માટે વિકલ્પ મળી રહેશે

ઈ ઈ ની મુખ્ય પરિક્ષાનો અભ્યાસક્રમ ગત વર્ષની જેમ જ હશે

પત્ર સૂચના કાર્યાલય પીઆઈબી એ આ સમાચારને પાયાવિહોણા અને ખોટું ગણાવી સ્પષ્ટ કર્યુ છે કે શિક્ષણ મંત્રાલય દ્વારા આ અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર ખાસ ઉપસ્થિત રહેશે આ નાણાંકીય સહાય હેઠળ યોજના મુજબ પાંચ લાખ ત્રીસ હજાર લાભાર્થીઓને પહેલો હપ્તો અને એંશી હજાર લાભાર્થીઓને બીજો હપ્તો આપવામાં આવશે

છેલ્લા બત્રીસ વર્ષમાં ગબ્બા ખાતે ઓસ્ટ્રેલીયાને પહેલી વાર હાર મળી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ઓસ્ટ્રેલીયા સામેની શાનદાર જીત બદલ ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છેએક ટ્વી ટ સંદેશમાં શ્રી કોવિન્દે જણાવ્યું છે કે ભારતીય ટીમે અસાધારણ પ્રદર્શન કર્યું છે અને દેશને તેમની કામગીરી પર ગર્વ છે

આ મહત્વપૂર્ણ પગલાં માટે શેલ ઈન્ડિયાને બિરદાવતા શ્રી પ્રધાને કહ્યું કે એલ એન જી ક્ષેત્રમાં વધતી સ્પર્ધાના કારણે નવા બજારો તેમજ રોજગારની નવી તકો ઊભી કરવામાં તેમજ પર્યાવરણના જાળવણી માટે ઉદ્યોગોમાં સ્વચ્છ ઇંધણ વપરાશને સુનિશ્ચિત કરવા મદદ થશે

આ અંગે માહિતી આપતાં સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતામાં પરાક્રમ દિવસનાં સમારોહમાં ભાગ લેશે અને એક પ્રદર્શનીનું ઉદ્વાટન પણ કરાશે પેટ્રોલિયમમંત્રી ઘર્મેન્દ્ર પ્રધાન નેતાજીનાં જન્મસ્થળ ઓડીશાનાં કટકમાં એક ક્રાર્યક્રમમાં ભાગ લેશે મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતનાં હરિપુરામાં વધુ એક કાર્યક્રમ કરવાની યોજના છે

ટી ઈન્ડિયન એન્જીનીયરિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી શિબપુર અને અન્ય કેન્દ્રીય ભંડોળવાળી ટેકનીકલ સંસ્થાઓનાં વિવિધ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે જે

માં પ્રવેશ મેળવવા ઉમેદવારો દ્વારા મેળવેલાં રેન્ક અને ગુણવત્તાનાં આધારે વરણી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જે